પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્યમાં કેટલાંક શહેરોમાં યા અને પાનની દુકાનો માટે કડક નિયમો બનાવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદી પર સવા ત્રણ કરોડના ખર્ચે બનવવામાં આવેલ હાઈલેવલ બ્રિજ

દૂધસાગર રોડ આજી નદી બાજુ લો લેવલ બ્રિજ હતો જેના કારણે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ દરમ્યાન નદીના પુર કારણે આવનજાવન માટે મુશ્કેલી ઊભી થતી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી પ્લોટની ફાળવણી સંપૂર્ણ પારદર્શક અને ડ્રો ના માધ્યમથી કરવામાં આવી છે ગુજરાતના વિકાસમાં જીઆઈડીસીનું મહત્તમ યોગદાન રહેલું છે

જી કોવિડ ફોસ્પિટલની મુલાકાત લીધી તેમજ જિલ્લાના આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી કોરોના ની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતા જામનગરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારના ઝોન માર્કિંગ કરવા તેમજ તે વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવા સૂચના આપી હતી

જયંતી રવિ જામનગર બાદ સાંજે રાજકોટ પર્હોચ્યા હતા અને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં કોરોના ની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી આ સમીક્ષા બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડો

દરમિયાન ડોક્ટર જયંતિ રવિ આજે રાજકોટ ખાતે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે કોવિડ હોસ્પિટલોની મુલાકાત લેશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માસ્ક નહિ પહેરવા માટે અને જાહેર સ્થળો એ થ્રૂંકવા ઉપર લાદેલી દંડની રકમમાં વધારો કર્યો છે

કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર ગણાતા વર્ગને કાબૂમાં લેવા માટે મોરબીમાં યા નાસ્તાની લારી દુકાનો બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેકટરે બહાર પાડ્યો છે પાન માવાનું વેચાણ ફક્ત પાર્સલમાં જ કરવાનો હુકમ મોરબીમાં થયો છે જૂનાગઢમાં વધતા જતા કોરોના સંક્રમણ ને કારણે મ્યુ કમિશ્નર તુષાર સુમેરા એ કડક વલણ અખત્યાર કર્યું છે

જામનગરમાં ગઇકાલથી એક અઠવાડિયા સુધી સાંજથી ચા પાનની દુકાનો બંધ રા ખશે

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મતક્ષેત્રના વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી

રેલવેએ અન્ય ફરિત પહેલ પણ શરૂ કરી છે

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે સવા ત્રણ છંચ જેટલો વરસાદ થવાના અહેવાલ છે

જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓ બે કાંઠે વહી રહી છે

દરમિયાન સૌરાષ્ટ્ર દીવ દમણ દાદરાનગર હવેલી સહિત રાજ્યભરમાં કેટલાક સ્થળોએ ફજી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે